ૈ રાજ્યમાં વિવિધ જીલ્લામાં કોરોનાના દર્દીઓ સાજા થવાની સાથ સાથ નવા દર્દીઓ નોંધાવાનો સિલસિલો યથાવત

રાજકોટ ખાત અસહ્ય ગરમી વચ્ય ધીમી ધારે વરસાદ વરસતાં લોકોન ગરમીમાંથી રાહત મળી છ રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં ભારે પવન સાથ ધોધમાર વરસાદ વરસ્યો હતો સુત્રાપાડા પંથકમાં વરસાદ વરસતા ખપ્તરો અન વોકળા છલકાયા હતા

દરમ્યાન દ્વારકા જિલ્લામાં વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે